આ અગાઉ લોકસભાની ચૂંટણીઓમાં ભવ્ય વિજય બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા છે અમદાવાદ હવાઈ મથકે રાજ્યપાલ શ્રી ઓ

કોહલી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય સચિવ શ્રી જે

સિંઘ અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ધાર્મિક નેતાઓ સાધુ સંતો અને સંખ્યાબંધ કાર્યકરો નાગરિકો વિમાન મથકની બહાર પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા ભેગા થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઈ મથકે સરદાર પટેલની પ્રતિમાને પૂષ્પાજંલિ અર્પી હતી ત્યારબાદ તેઓ ભાજપના ખાનપૂર સ્થિત કાર્યાલય પર પહોંચ્યા છે જ્યાં તેઓ ટૂંક સમયમાં કાર્યકરોને સંબોધન કરશે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે સુરતની દુર્ઘટનાના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ગુજરાતની ધરતી પર અભિવાદન કાર્યક્રમ સાદગીપૂર્ણ રાખવામાં આવ્યો છે જેમાં કોઈ પ્રકારના ફટાકડા ફોડવામાં નહીં આવે ઢોલ નગારા ત્રાંસા વગેરે પણ વગાડવામાં નહીં આવે સંગઠનના કાર્યકર્તાઓ અને નાગરિકો તેમનું અભિવાદન ઝીલશે ત્યારબાદ પ્રધાનમંત્રી બીજી ટર્મની શપથ લેતા પહેલાં તેમના માતા હીરાબાના આર્શિવાદ લેવા માટે જશે તેઓ રાજભવનમાં રાત્રિ રોકાણ કરીને આવતીકાલે દિલ્હી પરત જશે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

ભાજપ સંસદીય દળ અને રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન એનડીએના નેતા તરીકે મોદીને ચ્રુંટી કાઢવામાં આવ્યા હતા

શ્રી કોવિંદની સાથે મુલાકાત બાદ રાષ્ટ્રપતિ ભવનમાં પત્રકારો સાથે વાતાચીત કરતાં મોદીએ કહયું કે રાષ્ટ્રપતિએ નવી સરકારની રચના કરવા માટે મને આમંત્રણ આપ્યું છે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

અગાઉ સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએની બેઠકમાં નવ નિયુકત સંસદસભ્યો અને અગ્રણી નેતા ઉપસ્થિત રહ્યાં હતા એનડીએ નેતાઓને સંબોધન કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે અમારા કામના કારણે જનતાએ અમારો સ્વીકાર કર્યો છે તેમણે એમ પણ કહયું કે દેશ કઠણ પરિશ્રમ અને ઈમાનદારીનું સન્માન કરે છે અને તેના માટે પ્રોત્સાહિત કરે છે અને આ જ દેશની શકિત છે શ્રી મોદીએ કહયું જનાદેશથી જવાબદારીપણ વધી છે અને એનડીએ એક નવી યાત્રાની શરૂઆત કરી રહયું છે તેમણે કહયું કે ઉર્જા અને સમન્વય એનડીએની બે મુખ્ય વિશેષતાઓ છે અને બધા જ પક્ષોએ ખભે ખભા મીલાવીને આગળ વધવાનું છે તેમણે કહયું કે કોઈની સાથે ધર્મ અને જાતિના આધાર પર કોઈ ભેદભાવ નહી રાખવામાં આવે અને આપણે કોઈને પણ પાછળ છોડવાના નથી

આપણે તેમનો વિશ્વાસ જીતવાનો છે મુખ્ય સચિવ ડોક્ટર જે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

મુખ્યમંત્રીશ્રી ના અધ્યક્ષ સ્થાને આવતીકાલે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવશે જેમાં આવી ઘટના ના બને તે માટે ચોક્કસ રણનીતિ કાર્યપદ્ધતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે

અમારા જામનગરના પ્રતિનિધિ જણાવે છે કે જામનગર મ્યુનિસિપલ કમિશનર તેમની ટીમ સાથે જામનગરના તમામ ટચૂશન ક્લાસીસમાં ફાયર સેફટી અંગે તપાસમાં નીકળ્યા હતા

અમારા ભરૂચના પ્રતિનિધિના જણાવ્યા મુજબ સુરતની આગ દુર્ઘટના બાદ ભરૂચ વહીવટીતંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને શહેરની હોસ્પિટલો ક્લાસીસ હોટલોમાં તંત્રની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને વહીવટીતંત્ર દ્વારા પરવાનગી વગર ચાલતા ટ્યૂશન ક્લાસીસ સામે કડક નોટિસ આપવાના અને બંધ કરવાના પગલાં લેવાયા છે

કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ બિટ્સ પિલાનીની ઓનલાઈન પ્રવેશ પરીક્ષામાં કથિત ગેરરીતી કરવા બદલ દિલ્હીના એક કોચીંગ સેન્ટરના એક સંચાલક સહિત અમદાવાદના પ લોકોની ધરપકડ કરી છે

લખોટા તળાવમાં નર્મદાનાં નીર લાવવાની માંગણી ચેમ્બર ઓફ કોમર્સ સહિત અને સામાજિક સંસ્થા આગેવાનો સાથે શહેરીજનોએ દ્વારા કરવામાં આવી હતી જેને લઈને જામનગર મહાનગર પાલિકા દ્વારા નર્મદાનાં નીર પંપ હાઉસ થી લખોટા તળાવ માં લઈ આવવામાં આવ્યા હતા

જેમાં વાલીએ તેના બાળકોને કેવો માહોલ આપવો અને તેની સાથે કેવું વર્તન કરવું જેવા વિષયો પર પ્રખ્યાત વક્તા અને લેખક જય વસાવડા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું

એસ આઈ

ભાવનગરની વન વિભાગની ટીમે ભાવનગરમાં ગેરકાયેદસર રીતે વન્ય જીવોના અંગોને વેપાર કરતી પરપ્રાંતીય વ્યક્તિઓની ટોળકીને મોતીબાગ ટાઉનહોલ પાસેથી ઝડપી લીધી છે તેમની વિરૂધ્ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે